ડિજીટલ સ્વરૂપે દસ્તાવેજો રજૂ કરવામાં આવે તો તે માન્ય ગણાશે

તેમણે સ્પષ્ટ કર્યું કે આ નિયમો નો અમલ લોકો ને હેરાન કરવા નહિ પરંતુ નાગરિકોની સલામતિ માટે છે રાજ્યમાં આ નિયમો નો સખ્તાઈ થી અમલ કરવામાં આવશે તેની વિગત આપતા વિજય ભાઈ રૂપાણી એ કહ્યું કે વાહન ચાલક લાયસન્સ સહિત ના જરૂરી દસ્તાવેજો ડિજિટલ ફોર્મ માં એટલે કે મોબાઈલ ફોન માં સેવ કરેલા હશે તે સંબંધિત અધિકારી માગે ત્યારે બતાવશે તો એ માન્ય ગણાશે એવી સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે

જેના ઉપલક્ષ્યમાં કેન્દ્રિય કાયદો અને ન્યાય સંચાર ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના અને પ્રોઘોગિકી મંત્રી શ્રી રવિશંકર પ્રસાદ આજે અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરશે

નેહલ ઠક્કર વડી અદલાત મુખ્ય ન્યાયમૂતિ ગુજરાત વડી અદાલતના નવા વરાયેલા મુખ્ય ન્યામૂર્તિ જસ્ટિસ વિક્રમનાથજી ને રાજભવન ગાંધીનગર ખાતે ગઈકાલે યોજાયેલા સમારોહમાં રાજયપાલ આચાર્ય દેવવ્રત એ શપથ લેવડાવ્યા તે પ્રસંગે મુખ્મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી વિધાન સભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી કાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ મુખ્ય સચિવ ડો જે એન સિંહ અને વડી અદાલત ના ન્યાયમૂર્તિઓ અને વરિષ્ઠ અધિકારીઓ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા રાજ્યપાલશ્રી મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવોએ નવનિયુક્ત ચીફ જસ્ટિસ ને પ્રષ્પ ગુચ્છ અર્પણ કરી શૂભેચ્છાઓ પાઠવી હતી

આ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ભુજ સહીત વિવિધ નગરો અને ગામોમાં કલાત્મક તાજીયા નીકળ્યા છે જે જોવા માર્ગો પર મોટી મેદની જમા થઇ હતી નેહલ ઠક્કર હવામાન હેવામાન વિભાગ તરફથી સ્પષ્ટતા કરવા માં આવી છે કે ગુજરાત માં આગામી દિવસો માં ભારે વરસાદ અંગે ની કોઈ આગાહી ની ચેતવણી ઇસ્યુ કરવામાં આવી નથી આજથી ઉત્તર ગૂજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં હવામાનની સ્થિતિ સુધરવાની શરૂ થશે રાજયમાં ભારે વરસાદ ની કોઈ ચેતવણી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી નથી

સુત્રોની વિગતો મુજબ જે નવ ડેમો છલકાઈ ગયા છે એમાં ટપ્પર ગોધાતડ સાન્દ્રો જંગડીયા ફતેહગઢ બેરાચીયા ગજણસર સુવઈ અને મિટી ડેમનો સમાવેશ થાય છે જયારે નરા ડેમ ઓગની જવાની તૈયારીમાં છે